આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતોનાં ન્યાયધીશો કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ તથા મ્રખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસે જણાવ્યું છે કે કોવિડના રોગયાળાની અર્થતંત્ર પરની અસર ઘટાડવા ચાલુ નાણાંકીય વર્ષમાં વ્યાજદર જરૂર હોય ત્યાં સુધી યથાવત રખાશે

રેલ્વેમંત્રી પિથુષ ગોયલે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી પત્રકાર પરીષદમાં આ મુજબ જણાવ્યું હતું

મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જીલ્લા યૂંટણી અધિકારી આ કાર્યકારામમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા